બાબા સાહેબ આંબેડકર ક્રમાર છાત્રાલયનું ઇ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ગાંધીનગરથી કરશે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પોણા બાસઠ કરોડ રૂપિયાના કુલ ખર્ચે આ નવા સંકુલો નિર્માણ પામ્યા છે

આ અંગે સત્તાવાર સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં ગઈકાલે નોંધાયેલા કોરોનાના કેસોમાં ભુજમાં ત્રણ અંજારમાં બે જયારે ગાંધીધામ અને ભયાઉમાં એક એક પોઝીટીવ કેસ નોંધાયા છે જીલ્લામાં ગઈકાલે સાત દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી ઘરે જવાની રાજા આપવામાં આવી હતી

સ્વર્ગસ્થ નગીનદાસ સંઘવીએ સાહિત્ય ઉપરાંત પત્રકારત્વ ક્ષેત્રે રાજકારણ રમત ગમત સહિતના ક્ષેત્રોમાં વિવિધ અખબારો સામથિકોમાં અભ્યાસપૂર્ણ લેખન દ્વારા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ નગીનદાસ સંઘવીના અવસાન બદલ ઊંડા દુખની લાગણી વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ આપી છે